અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જિતાડવાની અપીલ મતદારોને કરતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની ઉત્તમ કામગીરીને ધ્યાનમાં લઈ ભાજપને જીતડજો

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કરજણમાં લોકસંપર્ક દરમ્યાન શ્રી ચાવડાએ મતદારોને અપીલ કરી હતી કે ટિકિટ માટે પક્ષ બદલનાર ઉમેદવારને જાકારો આપી કોંગ્રેસના ઉમેદવારને જીતાડો ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપની રૂપાણી સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ શ્રી ચાવડાએ પ્રચાર દરમ્યાન ઠેર ઠેર કર્યો હતો

શ્રી શાહના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુ માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય જાપ અને આયુશ્યમંત્ર જાપ સંપન્ન કરવામાં આવ્યા હતા

લહેરી તથા મેનેજર વિજયસિંહ યાવડાએ ગૃહમંત્રી શાહના જન્મદિવસની ધાર્મિક ઉજવણી અને પુજા માટે ખાસ આયોજન કર્યું હતું શ્રી શાહ આ મંદિરના ટ્રસ્ટી પણ છે

જામનગર ઉપરાંત પોરબંદર અને ભચાઉમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા અત્યાર સુધી જાનહાનીના કોઇ સમાચાર નથી

વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની એવા તપસ સુશાંતભાઈ વિશ્વાસ ડિગ્રી વગર પ્રેક્ટિસનો ગુનો તેના વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી આ કેસ વઘઈ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એચ સી બાગુલની દલીલો અને પુરાવાના મુલ્યાંકન આધારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ વી વી

યૂંટણીને લીધે જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી જીલ્લા પંચાયત સભ્યપદ માટે દીવ કલેકટર શ્રીમતી સલોની રાયની ચેમ્બરમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતાં જ્યારે ગ્રામ પંચાયત માટે ડેપ્યુટી કલેકટરની ઓફિસમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર જમા કરાવ્યા હતાં

વેબિના ર મહેસાણા જીલ્લામાં આવેલ બાગાયત મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા ક્રષિ યુનિવર્સિટી સંચાલિત જગુદન ખાતે નેશનલ વેબિનારનું આયોજન કર્યું હતુ જેનો વિષય હતો નેશનલ વેબિનાર ઓન રીસેન્ટ એડવાન્સીસ ઇન અન્ડર યુટીલાઇઝડ ફ્ટ્સ વિષય પર ડોકટર એ

અમીન આચાર્ય બાગાયત મહાવિદ્યાલય માર્ગદર્શન હેઠળ યોજાયો હતો

તજજ્ઞો દ્રા ોરા બાગાયતી પાકો વિશે માહિતી આપવામાં આવી હતી